કેટલાંક સ્થળે ભારેથી અતિભારે વરસાદ થવાની પણ શક્યતા વ્યક્ત કરાઈ

મી લાંબા અને વ્યૂહાત્મક દરિયા કિનારે બંદરીય પ્રવૃત્તિ દ્વારા પોર્ટ સેકટર અને ઊદ્યોગોમાં વધુ રોકાણો પ્રેરિત કરવા નવી બંદરીય નીતિની જાહેરાત કરી છે

એટલું નહિ વર્તમાન કેપ્ટીવ જેટી પરવાનેદારો કાર્ગો હેન્ડલીંગની સુવિધાઓમાં વધારો કરવા વિસ્તૃતીકરણ એકસ્પાન્શન અને આધુનિકરણ મોર્ડનાઇઝેશન માટે વધારાનું રોકાણ કરી શકશે શ્રી રૂપાણીએ જાહેર કરેલી આ નવી પોર્ટ પોલિસીથી કેપ્ટીવ જેટીના વેલ્યુએડીશન કેપ્ટીવ જેટી કંપનીઓ અને ઇન્ડસ્ટ્રીને નવા રોકાણોથી કેપેસિટી બિલ્ડીંગ મોર્ડનાઇઝેશન મિકેનાઇઝેશન અને વેલ્યુચેઇનમાં બેકવર્ડ ફોરવર્ડ ઇન્ટીગ્રેશનની તક મળતી થશે

અત્રે એ નિર્દેશ કરવો રૂરી છે કે રાજ્યમાં સરફેસ વોટર અને ગ્રાઉન્ડ વોટર માટે નેશનલ હાઇડ્રીલોજી પ્રોજેકટ અંતર્ગત ભારત સરકારે કુલ રૂ

તદ્દઅનુસાર રાજ્યમાં વોટર રીર્સોસ ઇન્ફરમેશન સિસ્ટમ પબ્લિક અવેરનેસ હાઇડ્રોલોજીકલ મોડેલીંગ રીસર્ચ એકટીવીટી સ્ટડીસ અને ટ્રેઇનીંગ તથા કેપેસિટી બિલ્ડીંગની બહ્વિધ કામગીરી હાથ ધરાશે ગુપ્ત રાતના દરિયાકાંઠાથી લઈ મધ્યપ્રદેશ સુધી ફેલાયેલા ચક્રવાતી હળવા દબાણના કારણે આગામી યાર દિવસ હજી પણ રાજ્યમાં હળવાથી મધ્યમ વ્યાપક વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે

રવિવારે પણ આ વિસ્તારોમાં જ્યારે સોમવાર સવારથી મંગળવાર સવાર સુધીમાં નવસારી અને વલસાડ િલ્લામાં નવા કેન્દ્ર શાસિત દમણ અને દાદરાનગર હવેલી વિસ્તારોમાં છૂટાછવાયાં સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે કચ્છ તિલ્લાના પ્રતિનિધિ તણાવે છે કે કચ્છના સાત તાલુકામાં અડધાથી ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં અબડાસામાં બે ઇંચ મુંદ્રામાં પોણા બે ઇંચ અંજારમાં ડોઢ નખત્રાણામાં એક ઇંચ જ્યારે ભૂ અને રાપરમાં અડધા ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો

જ્યારે કેટલાંક છલકાવાની સ્થિતિએ પહોંચી ગયા છે

ની ટીમોને તૈયાર કરાઈ છે સિહોરનું ગૌતમેશ્વર તળાવ અને કાળુભાર ૈાળાશય છલકાઈ ૈાતાં વલ્લભીપુર ઉમરાળા અને ભાવનગર તાલુકાના નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવધ કરાયા છે ભાવનગર શહેરમાં પણ રીક્ષા ફેરવીને લોકોને પૂરની પરિસ્થિતિ સામે સાવધ રહેવા અને રૂર પડે તો નીચાણવાળા વિસ્તારોમાંથી ખસી વાની સૂચના અપાઈ છે ઉપરવાસમાં થયેલા વ્યાપક વરસાદને પગલે મહિસાગરમાંથી છોડાયેલા પાણીથી આણંદ તિલ્લામાં એક સો આઠ હેક્ટર મીનના ખેતી પાકોને નુકસાન થવા પામ્યું છે અસરગ્રસ્ત ખેડૂતોને વધુમાં વધુ બે હેક્ટ સુધી એક પ્રતિ હેક્ટર તેર હજાર પાંચસો રૂપિયા સહાય ચૂકવવામાં આવશે

રાજ્યના પ્રવાસન વિભાગને રાષ્ટ્રીય કક્ષાએ ત્રણ એવોર્ડ પ્રાપ્ત થયા છે ગઇકાલે નવી દિલ્હીમાં વિશ્વ પ્રવાસન દિવસની ઉલ વણી અંતર્ગત ગુપ્ત રાત રાજ્યને ત્રણ રાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા પ્રવાસન વિભાગને વેસ્ટ સિવિક મેને મેન્ટ ઓફ ટુરિસ્ટ ડેસ્ટીનેશન ઇન ઇન્ડિયા કેટેગરીએ માટે અમદાવાદ મહાનગર પાલિકાને એવોર્ડ પ્રાપ્ત થયો છે જ્યારે મોસ્ટ રિસ્પોન્સીબલ ટુરિઝમ માટે કચ્છના ઘોરડોને જ્યારે બેસ્ટ હેરિટે વોક માટે અમદાવાદ હેરિટે વોકને એવોર્ડ પ્રાપ્ત થયેલ છે

રસ ધરાવતા ફિલ્મ સર્જકોએ પોતાની ફિલ્મ ટપમી ઓક્ટોબર સુધીમાં માહિતી નિયામકશ્રીની કચેરી ફિલ્મ પ્રોડકશન શાખા ને મોકલી આપવાની રહેશે

બરોડા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તરીકે પ્રણવ અમીન અને ઉપપ્રમુખ તરીકે શીતલ મહેતા ચૂંટાઈ આવ્યા છે જ્યારે મંત્રી તરીકે અજીત લેલે અને ોઈન્ટ સેક્રેટરી તરીકે પરાગ પટેલ યૂંટાઈ આવ્યા છે

બાળકો શાળામાં આપત્તિ વ્યવસ્થાપન શીખી પોતાનુ તથા પરિવારનુ રક્ષણ કરવા સક્ષમ બની જીવન બયાવી શકે તેવા ઉમદા હેતુથી િલ્લાની તમામ શાળાઓમાં આ સપ્તાહનુ આયો ન કરવામાં આવ્યું હતું